કોઇના નાગરિકત્વને છૂટા કરવા માટે નથી

કોઇના નાગરિકત્વને છૂટા કરવા માટે નથી આજે સવારે રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય મથક બેલુર મઠ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે એક સભાને સંબોધન કરતાં શ્રી મોદીએ યુવાનોને આ મુદ્દે ગેરસમજ દૂર કરવા આગળ આવવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકીય કારણોસર આ અંગે મૂંઝવણ સર્જાઇ રહી છે તેમણે સ્પષ્ટતા કરી હતી કે દેશના ઇશાન ક્ષેત્રમાં નાગરિકત્વ સુધારા ધારાની કોઇ વિપરીત અસર નહીં થાય નાગરિકત્વ સુધારા ધારાને કારણે નાગરિકત્વ આપવાના ક્ષેત્રોમાં વધારો કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રીએ દેશના નવનિર્માણ માટે સ્વામી વિવેકાનંદના સ્વપના પૂરા કરવા યુવાનોનો સહયોગ માંગ્યો હતો શ્રી મોદીએ આજે સવારે બેલુર મઠના રામક્રષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી

ઉપરાત પાડોશી દેશો સાથે વેપાર પણ સરળ બન્યો છે

શ્રી મોદીએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ ના વિકાસ માટે શકય તેવા તમામ પ્રયત્નો કરી રહી છે નજીકના જ ભવિષ્યમાં પશ્ચિમ બંગાળ સરકાર કેન્દ્રની આયુષ્યમાન ભારત થોજના અને પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજનાને મંજૂરી આપશે તેથી અહિના લોકોને આ યોજનાનો લાભ મળી શકશે આ પ્રસંગે કલકતા પોર્ટ ટ્રસ્ટના સૌથી વધુ ઉંમરના પેન્શનરોનું પ્રધાનમંત્રી દ્વારા બહુમાન કરાયુ હતુ તે બે પેન્શનરોના નામ આ મુજબ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામીજીને ભાવભીની અંજલિ આપતા જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્ક્રતિને વધુ સમૂદ્ધ બનાવવામાં મહત્વનું થોગદાન આપ્યું છે અને તેમના ઉપદેશો અને વિચારો આજે પણ પ્રસ્તુત છે

તેઓ નાગરિકત્વ સુધારા ધારાના સમર્થનમાં લોકજાગૃતિ કેળવશે તથા રાષ્ટ્રીય નાગરિક નોંધણી પત્ર અંગે લોકો સાથે સંવાદ કરશે

ગઈકાલે શેરી નાટ્ય દ્વારા મતદાનનું મહત્વ તથા વિજાણુ મતદાન યંત્ર ઈવીએમ અંગે માહિતી આપવામાં આવી હતી

સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ફાથ ધરાયું હતું

વધુ એક આતંકવાદી આ વિસ્તારમાં છુપાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે માર્યા ગયેલા આતંકીઓની ઓળખ મળી નથી વધુ વિગતોની રાહ્ જોવાઇ રહી છે

નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી વહિવટી તંત્રે આ નિર્ણય લીધો છે નાણા વિભાગે આ હેતુથી એક પરિપત્ર અને માર્ગદર્શિકા જારી કરી છે અને બધા જ વિભાગોના વડાઓને આ માર્ગદર્શિકાનું યૂસ્ત પણે પાલન કરવાની સૂયના આપી છે

ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ઉપાધ્યક્ષ ડો

કાબૂલ બિન સઇદ શુક્રવારે અવસાન પામ્યા હતા ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આવતીકાલે મનોરંજનના સત્તાવાર સરકારી કાર્યક્રમો યોજાશે નહીં અને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

અત્યાર સુધીની રમતોમાં મહારાષ્ટ્ર સાત સુવર્ણ ચંદ્રક અને આઠ રજત ચંદ્રક સાથે પ્રથમ નંબરે છે ત્યારબાદ ઉત્તરપ્રદેશ છ સુવર્ણ ચંદ્રક સાથે બીજા નંબરે અને દિલ્હી પાંચ સુવર્ણ અને એક રજત ચંદ્રક સાથે ત્રીજા નંબરે છે

ગઇકાલે યોજાયેલી દ્રેક અને ફિલ્ડ રમતોમાં ઘણા વિક્રમો સર્જાયા હતા